પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં પેટ્રોલીયમ ક્ષેત્રના ત્રણ પ્રોજેકટોનું આજે લોકાર્પણ

કેન્દ્ર સરકારે મુસાફરોની સલામતી અને વાહનમાંથી નીકળતા ધૂમાડાના નિયંત્રણ માટેના ધારાધોરણો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સમકક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે

જાપાનની નાઓમી ઓસાકાએ બેલારૂસની વિક્ટોરિયા એઝારેન્કાને પરાજય આપીને અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓનો સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે પુરુષોના સિંગલ્સની ફાઈનલ આજે રમાશે

માર્ગ અને પરિવહન મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે દેશના વાહન ઉદ્યોગને વિકસીત એવા આંતરરાષ્ટ્રીય વાહન ઉદ્યોગ સમકક્ષ બનાવવા લાંબા ગાળાની નિયંત્રણવાળી નીતિ ઘડવામાં આવી છે

આ નિયમોમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એરબેગ રિવર્સ પાર્કિંગ સહાય પદ્ધતિ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે મંત્રાલયે જણાવ્યું છે કે સલામતીના કેટલાંક પાસાઓને તાકીદે લાગુ કરાશે આ પૈકી ટાયર પ્રેશર દેખરેખ પદ્ધતિ આગામી ઓક્ટોબરથી લાગુ થાય તેની સંભાવના છે દ્વિચક્રી વાહનો માટે સાઈડ સ્ટેન્ડ ફ્રટ રેસ્ટ એક્સટર્નલ પ્રોજેકશન જેવા નિયમો ટૂંક સમયમાં લાગુ કરાશે

ગઈકાલે એક ટવીટ સંદેશામાં કર્મચારી બાબતોના મંત્રી ડોકટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે કોરોના વાયરસને કારણે ઉલી થયેલી પરિસ્થિતિને અનુલક્ષીને આ નિર્ણય લેવાયો છે

તેમણે વધુમાં જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન પેન્શનધારકોને પેન્શન મળતુ રહેશે

જયશંકરે ગઈકાલે દોહામાં વિડિયો ટેલી કોન્ફરન્સના માધ્યમથી આયોજીત આંતરિક અફઘાન સંવાદના ઉદ્દઘાટન સત્રમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ડો

જયશંકરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના હજારો વર્ષ જ્નના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો

વિદેશમંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાન અંગે ભારતની નીતિ હંમેશા સારી રહી છે ભારતનું માનવું છે કે અફઘાનિસ્તાનને લઇને કોઇ પણ શાંતિ પ્રક્રિયા અફઘાન લોકોના નેતૃત્વમાં અને તેમના દ્વારા જ નિયંત્રિત હોવી જોઇએ

આ બેઠકમાં જળ શક્તિ મંત્રી ગજેન્રસિંહ શેખાવત અને રાજ્ય કૃષિ મંત્રી પુરૃષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા

આ અવસરે શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ સરકારે ખાદ્ય સુરક્ષા માટે લીધેલી નીતિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો